પેટ્રોલિયમ અને કુ દરતી ગેસ મંત્રી ધમે ન્દ્ર પ્રધાને સંમેલનમાં પ્રતિનિધિઓનાં સ્વાગત કરતાં કહંકે ભારત કાયા તેલ અને પેટ્રોલિયમ ઉત્પાદકોનાં ત્રીજ઼ાંસૌથી મોટાં વપરાશકાર છે

આ પ્રસગ તેઓ જાહેર સાંબોધન પણ કરશે પ્રધાનમાંત્રી ઇસ્કોનના સ્થાપક આચાયપ શ્રીલ પ્રભપાદની પ્ર તિમાને પષ્પાજ઼લિ અપ ણ કરશે મધ્યાફન ભોજન યોજના ફેઠળ અક્ષયપાત્ર ફાઉન્દ્ડેશન દ્વારા ભોજન આપવામાં આવે છે

આ પ્રસંગે કહ્યું હતું કે ગરીબ દર્દીઓની ચિંતા સરકારે કરી છે નાણાંના અભાવે તેઓ આરોગ્યલક્ષી સેવાઓથી વંચિત ન રહી જાય તેની સરાકરે દરકાર કરી છે નાગરિકો પોતાનું દીર્ઘાયુ તંદ્દરસ્તીસભર વીતાવે એવી રાજય સરકારની નેમ છે

બી એસ

શાળા રાષ્ટ્રીય ગણિત સંમેલન તેમજ યુવા વૈજ્ઞાનિક પુરસ્કાર સમારંભનું મંગલદીપ પ્રગટાવીને ઉદઘાટન કર્યું હતું વિશાળ સંખ્યામાં ઉપસ્થિત વિધાર્થીઓને પ્રેરક ઉદબોધન કરતા મુખ્યમંત્રીશ્રી એ જણાવ્યુ હતું કે આપણા યુવાનો દુનિયના સામે હરિફાઇ કરવા માટે ખુબજ સક્ષમ મહેનતુ અને પ્રતિભાશીલ છે તેમને પુરતું વિકાસલક્ષી વાતાવરણ મળી રહે અને ઉચી ઉડાન ભરી શકે તેમની આશા અને અપેક્ષાઓ પુર્ણ કરવા માટે કેન્દ્ર સરકાર અને રાજય સરકાર કટીબધ્ધ છે શ્રી રૂપાણીએ ભારપૂર્વક જણાવ્યું હતું કે વિધાર્થી જીવનમાં જીજ્ઞાશાવૃતિ વધારે તીવ્ર હોય તે જરૂરી છે બાળકોને નાનપણથી જ વિજ્ઞાન અને ગણીત જેવા વિષયોમાં રસ રૂચી વધે આવા વિષયો વધારે સરળતાથી સમજી શકે અને તેના પ્રત્યે વ્ધુમાં વ્ધુ લગાવ વધે તે માટે વિજ્ઞાન મેળાઓ તેમજ વિજ્ઞાનોગઠી જેવા શાળાકિય કાર્યક્રમોનું રાજય સરકાર દ્વારા વિશેષ રૂપે આયોજન કરવામાં આવી રહ્યું છે

તે દ્વારા ભારત ફાઈનલમાં પ્રવેશ મેળવશે તેવુ નિશ્ચિત લાગી રહયું છે

અંજુ આ અગાઉ ઈન્ડોનેશિયા હોંગકોંગ સામે પણ ભારતીય ટીમ જીતી છે

ભારતીય મહિલા ક્રિકેટ ટીમનો બે રનથો જયારે પુરૂષ ક્રિકેટ ટોમનો ચાર રનથી પરાજય થતાં મેચ સા થે શ્રેણી પણ યજમાન ન્યુઝીલેન્ડની ટીમે જીતી લીધી હતી